આ અગાઉ તેમણે બાલાકોટ હ્મલાનો વીડીયો દર્શાવ્યો હતો તેમણે કહ્યું કે રાફેલ યુદ્ધ વિમાનો અને એસ ચારસો સુરક્ષાતંત્રથી હવાઇદળની ક્ષમતા વધુ મજબૂત બનશે

વિકાસલક્ષી અને નિયમનકારી નીતિ સંદર્ભમાં જણાવ્યું છે કે તેનાથી બેન્કોને નેફટ દ્વારા ભંડોળ પૂરું પાડવાની વ્યવ્યસ્થા ડીસેમ્બર મહિનાથી લાગુ થશે હાલ આ સવલત રાત્રે પોણા આઠ વાગ્યા સુધી જ છે એક અન્ય નિર્ણયમાં બેન્કે નોન બેન્કીંગ ફાયનાન્સીયલ કંપનીઓ દ્વારા અપાતાં ઘિરાણની મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં એક લાખથી વધારીને સવા લાખ રુપિયા કરી છે આ ઉપરાંત ઘરેલું આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં સવા લાખ અને શહેરોમાં બે લાખ રૂપિયા કરી છે

તેમણે કહ્યું કે ખેડૂતો મોટા પાયે કૂલોનું ઉત્પાદન મેળવે તે માટે વધુ જમીનમાં વાણિજ્ય ધોરણે ખેતી કરાશે

મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નાંદ્રજોગ અને ન્યાયાધીશ ભારતી ડાંગરેએ સ્વૈચ્છિક સંસ્થાઓની અરજી સંદર્ભમાં મુંબઇ મહાનગર પાલિકાની રજુઆત નકારી કાઢી છે પર્યાવરણ તંત્ર દ્વારા કરાયેલી કામગીરીને અદાલતે વાજબી ગણાવી હતી

તમામ યાત્રાળૂઓને ઇ વિઝા અપાશે અને મોબાઇલ એપ દ્વારા પણ અરજી કરી શકાશે તેમણે કહ્યું કે આ વર્ષે વિજયવાડા કેન્દ્ર પણ શરૂ કરાશે

રાષ્ટ્રસંઘ સામાન્ય સભામાં તૂર્કીએ કાશ્મીર પ્રશ્નનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા સવીશકુમારે કહ્યું કે આ ભારતની આંતરિક બાબત છે તૂર્કી સરકારે આ અંગેનું નિવેદન કરતાં પૂર્વ પરિસ્થિતની યોગ્ય સમજ કેળવવી જોઇએ કાશ્મીર અંગે મલેશિયાના પ્રધાનમંત્રીએ કરેલા નિવેદન સંદર્ભમાં શ્રીકુમારે કહ્યું કે તેમનું નિવેદન આશ્વર્યજનક છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકરે ઘણા પ્રસંગોએ વાસ્તવિક બાબતથી વાકેફ કર્યા છે ભારત અને મલેશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો ધ્યાનમાં રાખીને આવા નિવેદનોથી દૂર રહેવું જોઇએ પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આંતરરાષ્ટ્રીય સંબંધો નિભાવવાનું જાણતા નથી અને લોકોને નિયંત્રણ રેખા પર ધસી જવા ઉશ્કેરે છે શ્રી ઇમરાન ખાને ભારત વિરુદ્ધ જેહાદ જાહેર કરી તે ખૂબ જ ગંભીર બાબત છે

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે લખનઉથી વારાણસી અને આગ્રા માટે પણ આવી ટ્રેન ચલાવાશે દિલ્હીની આ ટ્રેન વેપારી અને અધિકારીઓને એક દિવસમાં પરત આવવા માટે અનુકળ રહેશે આ ટ્રેન લખનૌથી દિલ્હી વચ્ચે દોડશે

અઠવાડિયામાં છ દિવસ ચાલનારી આ ગાડીમાં ચા કોફીના મશીનો ઉચ્ય ગુણવત્તાવાળી ખાદ્યચીજો અને ઠંડા પીણાની સુવિધા અપાશે

નવી દિલ્હીથી લુધિયાણા વાયા સુલતાનપુર લોદીની આ ઇન્ટરસિટી એક્સપ્રેસનું નામાભિધાન સરબત દા ભાલા એક્સપ્રેસ કરવામાં આવ્યું છે

નવી દિલ્હી સ્ટેશનથી એરપોર્ટ સુધીની મેટ્રોની યલો લાઇનને જોડતાં સ્કાયવોકનું નિર્માણ કરવામાં આવ્યું છે